માસ્ક પહેરો બે ગજનું સામજીક અંતર જાળવો અને હાથ મ્હોં સાફ રાખો ગુજરાત વડી અદાલત ટપાલ્લ ટિકીટ ગુજરાત વડી અદાલતની ફીરક જયંતિ નિમિતે વિશેષ ટેપાલ ટિકિટનું વર્ષ્યુલ વિમોચન આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે

કેન્દ્રના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ આ વિર્ય્યુલ ક્રાર્યક્રમમાં જૌડાસે જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે આરતી ભદ્દ ડ્રાઈવીંગ તાલીમ કેન્દ્ર ગુણવત્તાયુક્ત ડ્રાઇવિંગ તાલીમ આપવા માદે કેન્દ્ર સરકાર ડ્રાઇવર તાલીમ કેન્દ્રોને માન્યતા આપશે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આવાં કેન્દ્રો માટે અનુ સરવામાં આવતી માર્ગદર્શક સૂ ચનાઓ અને કાર્યવાફી બફાર પાડવામાં આવી છે આ પગલાથી પરિવહન ઉદ્યોગને વિશેષ તાલીમ પામેલા ડ્રાઇવરો મળી રહેશે તેનાથી ડ્રાઇવરોની કાર્યક્ષમતામાં સુ ધારો થશે અને માર્ગ અકસ્માતો ઘટશે આ અંગે જાહેર કરાયેલી મુ સદ્દારૂપ સૂ ચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આવા કેન્દ્રોમાંથી સફળતાપૂ ર્વક તાલીમ મેળવનાર વ્યક્તિને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે આ અંગેનું જાહેરનામું જાહેર પરામર્શ માટે મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે આરતી ભદ્દ યું ટણી ખર્ચ રાજ્ય યુંટણીપંચ દ્રશ આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણી માટે દરેક વોર્ડ માટે ઉમેદવારદીઠ યુંટણી ખર્ચની મહત્તમ મર્થાદા નક્કી કરવામી આવી છે

આરતી ભદ્દ રાજય કોરોના રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે

આરતી ભદ્દ સોમનાથ મંદિર સોમનાથ મંદિરમાં ત્રણેય સમયની આરતી વખતે ભાવિકોને પ્રવેશ આપવાનું સોમનાથ ટ્રસ્ટ સત્તાવાળાઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છેઆજથી શિવ ભક્તોને આરતીના સમયે મંદિરમાં પ્રવેશ અપાશે પરંતુ કોઈને ગર્ભગૃ હમાં ઊભા રહેવા દેવાશે નહીં સૌ એ પસાર થતાં થતાં આરતી નો લહાવો લેવાનો રહેશે કોરોના લોકડાઉન સમયથી મંદિરમાં પ્રતિબંધનો અમલ શરૂ કરાયો હતો જે આજ થી મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે આરતી ભદ્દ જિલ્લા કોરોના કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ એક આંકમાં નોંધાયા હતા તે મુજબ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે